લાલબહાદુર શાસ્ત્રી સ્કુલની મુલાકાથી કર્યો હતો પૂર્વ પ્રધાનમંત્રી સ્વ લાલબહાદુર શાસ્ત્રીના નામ સાથે જોડાયેલી આ શાળા પરિસરમાં શાસ્ત્રીજીની પ્રતિમા સમક્ષ તેમણે પૂષ્પાંજલી અર્પણ કરી હતી

શાસ્ત્રીજીના અપ્રતિમ જીવન કાર્યોની અનુભૂતિ આપણને આ સ્કુલ મેમોરિયલ કરાવતા રહેશે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાતના પ્રતિનિધિમંડળના સભ્યો સમક્ષ સ્કુલના બાળકોએ હિન્દી ભાષામાં સાંસ્કૃતિક કૃતિ પ્રસ્તુત કરી હતી

ગાંધીબાપુના જીવન અને કવન આધારિત ફોટો પ્રદર્શનને પણ શ્રી રૂપાણીએ ખુલ્લું મુક્યું હતું

ધનતેરસનું પર્વ પોતાના પરિવાર સાથે ઉજવણી અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે જેમાં મુખ્યત્વે ગાંધીનગર ખાતે લાભાર્થીઓને સહાય વિતરણ કલોલ ખાતે ઓવરબ્રીજનું લોકાર્પણ બાદ એપીએમસીના દરવાજાનું ઉદઘાટન અને નવી એપીએમસી કચેરીના બાંધકામનું મુહૂર્તનો સમાવેશ થાય છે

જિલ્લાકક્ષાએ ભાજપ કાર્યકરો દ્વારા શ્રી શાહનો જન્મદિવસ ઉજવવા માટે લોકસેવાની પ્રવૃતિ હાથ ધરાઈ હતી

ત્યારે અરબી સમુદ્રમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા અનેકવિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયાના અહેવાલ છે દિપાવલી તહેવારોમાં કમોસમી વાદળો સાથે માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આ વર્ષે વધુ વરસાદના પગલે ખેડૂતપુત્રોની દિવાળી બગડી હોવાનો માહોલ સર્જાયો છે જાગૃતિ વકીલ સેવાસેતુ વહીવટમાં પારદર્શિતા વચ્ચે અને પ્રજાના વ્યક્તિલક્ષી પ્રશ્નોની રજૂઆતોના ઉકેલ ઝડપથી લાવવા માટે ભુજ નગરપાલિકા દ્વારા પાંચમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આજે વોર્ડ નં

આ સેવાસેતુ કાર્યક્રમમાં નવું રાશનકાર્ડ નામ સુધારો અલગ રાશનકાર્ડ અન્નપૂર્ણા યોજના દિવ્યાંગ કાર્ડ જાતિના દાખલા વગેરે જેવા અનેક પ્રશ્નોનું નિરાકરણ જુદા જુદા સરકારી વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં શક્ય તેટલા સ્થળ પર જ નિરાકરણ કરાશે એવું એક યાદીમાં જણાવાયું છે